ત કેન્નિ ય ક્રષિ મંત્રી નરેન્ન સિંહ તોમરે જણાવ્યું છે કે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે આજે યોજાયેલી વાતચીતમાં ચારમાંથી બે મુદ્દાઓ પર સહમતિ સધાઇ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સિંગથી ગુજરાત ખાતે રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનું ખાતમુહુર્ત કરશે

બેઠકમાં ક્રષિ કાયદા ઉપરાંત લધુત્તમ ટેકાના ભાવ તેમજ વાયુ ગુણવતા અને વિજળીથી જોડાયેલા કાયદાઓ પર ચર્ચા થઇ હતી સરકારે દોહરાવ્યું છે કે તે સ્પષ્ટ લક્ષ્ય અને ખુલ્લા મને ખેડતો દ્વારા ઉઠાવાયેલા મુદ્દાઓના તર્ક સંગત ઉકેલ માટે પ્રતિબધ્ધ છે રાષ્ટ્રપતિ કોવિંદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું છે કે ડીજીટલ ટેકનોલોજીનો લાભ તમામ લોકો સુધી પહોંચાડવા માટે ડીજીટલ ઇન્ડીયા પહેલ અંતર્ગત પ્રયાસો ચાલુ રાખવા જોઇએ

વધુમાં રાષ્ટ્રપતિ શ્રી કોવિંદે જણાવ્યું કે પ્રત્યેક નાગરિકની સુરક્ષા અને હિત માટે કાગળ રહિત પ્રક્રિયાથી સરકારી કાર્યાલયોના કામકાજમાં પણ નવા ઉપાયો શોધવા જોઇએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે વસ્તીનો મોટો ભાગ હજી પણ ડિજિટલ સેવાઓનો લાભ લેતા નથી જેથી અસરકારક નવીનતાઓ દ્વારા ડિજિટલ પહોંચ વધારીને આવા લોકોની સંખ્યા ઘટાડવાની જરૂર છે

આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધન અને કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે

આકાશવાણી સાથેની વાતચીતમાં કેન્દ્રીય વીજ મંત્રી આર

સિંહે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશમાં નવા અને નવીનીકરણીય ઉર્જા સંસાધનોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે

શ્રીસિંહે કહ્યું કે સરકાર નવીન અને હરિત ઉર્જાના ક્ષેત્રોની દિશામાં વધુ ધ્યાન આપી રહી છે વધુમાં કેન્દ્રિય વીજમંત્રીએ જણાવ્યું કે કેન્ર્ સરકારે દેશમાં વીજળીની પહોંચ વધારવાની દિશામાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે

કોવિડ રોગયાળાને કારણે સરકારે આ સમયમર્યાદા અગાઉ બે વાર લંબાવી યુકી છે આકાશ મિસાઇલ કેન્દ્રસરકારે જમીનથી હવામાં મારણ કરતી સ્વદેશી બનાવટની આકાશ મિસાઇલના નિકાસને મંજૂરી આપી છે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે

તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત દેશમાં મોટી સંખ્યામાં સંરક્ષણ ઉપકરણો અને મિસાઇલો બનાવવામાં આવી રહી છે

નાગરિક ઉદ્દયન મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે આ સમયગાળા પછી વિમાન સેવા ફરી શરૂ કરવામાં આવશે ત્યારે સખત નિયમોનું પાલન કરવામાં આવશે આ અંગે વિસ્તૃત માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

વિજય રાધવને જણાવ્યું કે કોરોના વાયરસના પ્રકારમાં પરિવર્તન થયું હોવા છતાં કોરોનાની રસી નવા પ્રકાર પણ અસરકારક નીવડશે

પ્રધાનમંત્રી આ નિમિતે કેટલીક તસવીરો પણ શેર કરી છે

જે વિશ્વમાં સૌથી ઓછો છે

માહિતી અને પ્રસારણ મંત્રાલયની અખબારી યાદીમાં જણાવાયું છે કે કોવિડ સંબંધિત માર્ગદર્શિકાના કારણે આ કાર્યકર્મનાં કવરેજ અ ને મીડિયા કાર્યકરોની સંખ્યા સામાન્ય કરતા ઘણી ઓછી રહેશે